જે અંતર્ગત જંગલી પ્રાણીઓ અને પ્રવાસી પ્રજાતીયોનું સંરક્ષણ એ આ સંમેલનનો મુખ્ય હેતુ છે દરમિયાન ભારતમાં વન્ય પ્રાણીઓના સંરક્ષણ માટે ચર્ચાબ તથા ભવિષ્યની રણનીતિ તૈયાર કરવા વિયાર વિમર્શ થશે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે ગઈકાલે નવી દિલ્હી ખાતે પત્રકાર પરિષદમાં આ અંગે જાહેરાત કરી હતી

આ કાર્યક્રમમાં યજમાન તરીકે ભારત દેશને આગામી ત્રણ વર્ષ માટે પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવશે

દેવભૂમિ દ્વારકા પાસેના દરિયાઈ વિસ્તારમાંથી યાર બોટ પૈકી બે બોટ પોરબંદરની એક ઓખાની અને એક બોટ વેરાવળની હોવાની સંભાવના વ્યક્ત કરાઈ

અત્રે ઉલ્લેખનીય છે કે આ વાર્તાકાર ની વાર્તા અને નવલકથાને ગણનાપત્ર સંસ્થાઓ દ્વારા પુરસ્કૃત કરાયા છે તેમના આ પુસ્તક ને કેન્દ્રીય અકાદમી દિલ્ફી દ્વારા યુવા ગૌરવ પુરસ્કાર ઉપરાંત ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પણ શ્રેષ્ઠ પુસ્તકનું પારિતોષિક મબ્યું છે

આ એરમેન ભરતીમાં કચ્છ જીલ્લાના લાયકાત ધરાવતા ઉમેદવારોને ભરતી રેલીમાં જોડવા જીલ્લા રોજગાર અધિકારી દ્વારા જણાવ્યું છે

આરતી ભદ્દ હવા માન સમગ્ર જીલ્લામાં ઉષ્ણતામાનનો પારો ઉંચો જવાથી દિવસ દરમિયાન તાપની અસર હેઠળ હવામાન હુફાડું અનુભવાઈ રહ્યું છે

આમ હાલમાં વિષમ હવામાન વચ્યે બેવડી ઋતુનો અનુભવ થતા લોકોના આરોગ્ય પર અવળી અસર થઇ રહી છે

આરતી ભદ્દ બન્ની બન્ની વિસ્તારમાં આવેલા હોડકા થી સેરવા સુધીનો રસ્તો બહ્ જ ખરાબ થઇ ગયેલ છે જે છેલ્લા ઘણા વર્ષોથી સમારકામ જરૂરી હોવા છતાં આ રસ્તાનું કામ યાલુ ન થતા ગામ લોકોને ખુબ જ મુશ્કેલી નો સામનો કરવો પડે છે તો હોડકાથી સેરવા ગામ સુધીના ડામર રોડનું સમારકામ તાત્કાલિક ધોરણે શરુ થાય તેવી ગામ લોકો ની રજૂઆત છે તેમ આકાશવાણીને ટેલીફોનીક વાતચીત દ્વારા મોટા સરાડાથી સમાંચાર્મિત્ર સોઢા હજી સાહુ જતે જણાવ્યું હતું